ગઈકાલે રાજ્યસભામાં બજેટ પર ચર્ચાના જવાબમાં તેમણે કેન્દ્રીય બજેટમાં સૂચિત વિવિધ પગલાઓનો વિગતવાર અહેવાલ આપ્યો હતો નાણામંત્રીએ જણાવ્યું હતું કે બજેટમાં રજૂ કરાચેલો વ્યાપક પરિપ્રેક્ષ્ય નાણાકીય એકત્રીકરણ પર સમાધાન કર્યા વિના રોકાણમાં વધારો કરવાની યોજના પર આધારિત છે

કાયદા મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જજ્ઞાવ્યું છે કે દરેક વ્યક્તિને સસ્તો ઝડપી અને ઘર આંગજ્ઞે ન્યાય મળી રહે તે માટે કાયદા વિભાગ પ્રયત્તશીલ છે

એચ ડી

શિક્ષજ્ઞ વિભાગની અંદાજપત્રીય જોગવાઈઓ પરની ચર્ચાનો જવાબ આપતા શ્રી ચુડાસમાએ ઉમેર્યુ હતું કે છેલ્લા બે વર્ષમાં હ લાખ વિદ્યાર્થીઓને ટેબલેટનું વિતરણ કરાયું છે

કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજાયેલા ઓપન હાઉસ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહને અરજદારના કામોનો સરળતાથી અને પારદર્શક રીતે નિરાકરણ લાવવાનો હેતુ સમાયેલ હોવાનું જણાવી અરજદારોને રાજય સરકારની વિવિધ યોજના વિશે વિસ્તૃત ખ્યાલ આપી ઓનલાઇન માંગણીઓ સંદર્ભે અરજદારોને કોઇ મુશ્કેલી હોય તો તે બાબતે ગમે ત્યારે રૂબરૂ મૂલાકાત કરીને વિશેષ જાણકારી મેળવવાનું જણાવી અરજદારોના પ્રતિભાવો પણ જાણ્યા હતા

સેમિનારને સંબોધતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો પંકજકુમાર પાંડેએ વધતી વસતિને નિયંત્રિત કરવા માટેની વિવિધ બાબતો અંગે સમજણ આપી હતી કાર્યક્રમમાં ભુજ તાલુકાની આશા બહેનો તેમજ ફિમેલ હેલ્થ વર્કર અને સુપરવાઈઝર ઉપસ્થિત રહયા હતા કુટુંબ નિયોજન તેમજ રસીકરણની સારી કામગીરી કરનારને સન્માન પત્રથી સન્માનીત કરાયાં હતા આ ઉપરાંત માંડવી અબડાસા તેમજ નખત્રાણા તાલુકામાં વિશ્વ વસતિ દિને સેમિનાર યોજવામાં આવ્યો હતો

જનરલ હોસ્પિટલ ખાતે ઓ પી ડી

અદાણી સંચાલિત જી

પી ડી ના રૂમ નં